આશરે બાવન એકર વિસ્તારમાં ફેલાયેલા ફોસીલ પાર્ક તથા મ્યૂઝિયમમાં વિશાળકાય ડાયનોસોરનો ઇતિહાસ તેમની જીવન પધ્ધતી તથા મોડેલ ફિલ્મ અને ચાર્ટ દ્વારા ડાયનોસોર વિશે માહિતી આપવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ગુજરાતનું વધુ એક અલભ્ય પ્રવાસન નજરાણું ઉપલબ્ધ બન્યું છે

સંશોધકોએ અહીં નવી પ્રજાતિના અવશેષો શોધી કાઢ્યા હતા તેમણે ઉમેર્યું કે વિશ્વના અન્ય ભાગોમાં જે ડાયનાસોરના અવશેષો મળ્યા છે તેની તુલનામાં રૈયોલીમાં મળેલા ડાયનાસોરના અવશેષો અતિ દુલર્ભ છે આ અવશેષો સાડા છ કરોડ વર્ષ જૂના હોવાનું મનાય છે આ પ્રસંગે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા અને રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા શ્રી ચાવડાએ જણાવ્યું કે ડાયનાસોરની જે ત્રણ પ્રજાતિઓ રૈયોલીમાં ઉપલબ્ધ છે તે વિશ્વમાં ક્યાંય નહતી

આ પ્રસંગે શ્રી રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ મહોત્સવ શરૂ કરી ખેતીને સમૃધ્ધ કરવા લેવાયેલા પગલાંઓને યાદ કરી કહ્યું હતું કે ભારત જ્યારે વિકસીત દેશ બનવા તરફ અગ્રેસર બની રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર કૃષિ અને કૃષિકારોની ઉન્નતી માટે કૃતનિશ્ચયી છે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે યુરિયાને ડી કંટ્રોલ કરી બીજા ઉત્પાદકોને પણ ઉત્પાદન કરવાની છૂટ આપી પારદર્શિ વ્યવસ્થા દ્વારા ક્રષિકારોની અપેક્ષાઓને સંતોષી છે તેમણે ભ્રતકાળમાં યુરિયાનું કાળા બજાર થતું હતું તેનો ઉલ્લેખ કરી કહ્યું કે હવે આવી કોઈ સ્થિતિ નથી આ પ્રસંગે કૃષિમંત્રી આર

ફળદુએ જણાવ્યું હતું કે નવા સંશોધનો અને નવા બિયારણો ખેડૂતો સુધી પહોંચે તે માટે રાજ્યમાં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આવતીકાલે ભાવનગર આવશે ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે શ્રી માંડવીયાએ લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ નવા રચાયેલા મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યું હતું તેઓને નવી રચાયેલી કેન્દ્ર સરકારમાં વહાણવટા રસાયણ અને ખાતર મંત્રાલય સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી બનાવાયા છે

ગોંડલના વેરી તળાવ નર્મદાના પાણીથી ભરાઈ જતા ગોંડલની જનતામાં ખૂશીનો માહોલ વ્યાપ્યો છે વેરી તળાવ પાણીથી ભરાતા ભર ઉનાળે પડતી પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે સૌની યોજના હેઠળ ત્રંબા ખાતે પાઈપલાઇન દ્વારા ગોંડલના વેરી તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું

રાજ્ય સરકારે રાજકોટ સહિત ગોંડલ અને જેતપુર એમ ત્રણ શહેરોને પીવાનું પાણી પૂર્ર પાડતાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમમાં જળ સપાટી નીચે જતાં જ નર્મદાના નીર વડે ભાદર ડેમને પાણીથી ભરવાનો નિર્ણય કર્યો હતો તેના અનુસંધાનમાં કામગીરી શરૂ કરી દેવાઈ છે આ નિર્ણયના ભાગરૂપે ગોંડલના વેરી સિંચાઈ યોજના હેઠળ બનેલા વેરી તળાવમાં નર્મદાના પાણી ઠાલવામાં આવી રહ્યા છે રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર કલ્ચરલ ફોરમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચાર શાસ્ત્રીય ગાયકોને એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા

આ એવોર્ડમાં પાંચ લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર ઉપરાંત તામ્રપત્ર અને શાલ આપવામાં આવે છે આ પ્રસંગે પ્રસિદ્ધ પાશ્વગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિએ વિશેષ ગીતો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ કવિતા કૃષ્ણમૂર્તિને પણ પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે સહિત અધિકારીઓ પદાધિકારીઓ અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા કવિ કલાપીની એક સો ઓગણીસમી પુણ્યતિથી નિમિત્તે અમરેલીના લાઠીમાં આવતીકાલે દરિયાની મીઠી લહેર કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે

કવિ કલાપીને શબ્દાંજલિ અર્પણ કરશે આવતીકાલે સાંજે પાંચ વાગ્યાથી કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે પોરબંદર ખાતે કાર્યરત આઈટીઆઈમાં એપ્રેન્ટિસ પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના એપ્રેન્ટિસ એન

આઈટીઆઈ પોરબંદરના આચાર્ય પી

દરમિયાન પોરબંદર રાણાવાવ અને કુતિયાણા ખાતેની આઈટીઆઈ ખાતે આગામી શૈક્ષણિક સત્રના પ્રવેશ માટે એકવીસમી જૂન સુધી પ્રવેશ ફોર્મ ભરી શકાશે પોરબંદર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો આઈટીઆઈ એડમિશન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરી શકશે

હવામાન વિભાગના પદનામીત મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રે જણાવ્યું છે કે ચોમાસાના આરંભ સાથે જ કેરળના વિવિધ સ્થળોએ સારો વરસાદ શરૂ થયો છે